સાતમા અને આખરી તબકકા માટે ઝંઝાવાતી ચુંટણી પ્રચાર

આ ચુંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ રાધામોહનસિંહ હર્ષ વર્ધન મેનકા ગાંધી નરેન્દ્રસિંહ તોમર ઈન્દ્રજીત રાવ ઉપરાંત ક્રિકેટર ગૌતમ ગંભીર દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારી ભુતપુર્વ દિલ્હી કોંગ્રેસ પ્રમુખ શીલા દીક્ષીત સાધ્વી પ્રજ્ઞા ઠાફર કોંગ્રેસ અગ્રણી જ્યોતિરાધિત્ય સિંધીયા દિગ્વિજયસિંહ ભુપિન્દરસિંહ ફડા બોકસર વિજેન્દરસિંહ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવનું ભાવિ વોટીંગ મશીનમાં પુરાયું છે આજે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ભુતપુર્વ ઉપરાષ્ટ્રપતિ મહંમદ હામીદ અન્સારી કેન્દ્રીય મંત્રીઓ સુષ્મા સ્વરાજ હરદીપ પુરી યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી કોંગ્રેસ પ્રમુખ રાહ્લ ગાંધી કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વગેરેએ મતદાન કર્યુ હતું પશ્ચિમ બંગાળમાં કેટલાક મતદાન મથકો પર હિંસાના છુટા છવાયા બનાવો નોંધાયા છે

છેલ્લા તબકકામાં વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો દેશના વિવિધ ભાગોમાં યુંટણી સભાઓ યોજી રહયાં છે વરિષ્ઠ ભાજપ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશમાં કુશીનગર ખાતે જાહેર સભા સંબોધી હતી તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારની કામગીરીમાં બદલાવ આવ્યો છે તેમણે કહ્યું કે તેઓ મજબુત સરકારની તરફેણ કરે છે પરંતુ મહાગઠબંધન વિકાસ વિરોધી છે તેમણે પુર્વાચલના વિકાસ માટે ખાતરી આપી હતી આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે દેશની સુરક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મત આપો શ્રી નરેન્દ્રમોદીએ આજે દેવરીયામાં વિજય સંકલ્પ રેલીને સંબોધન કર્યુ હતું તેમણે કહ્યું કે વિરોધપક્ષ એ શંભુભેળો છે તેઓ ત્રાસવાદ કે ગરીબી સામે નહી લડી શકે આ ચુંટણીએ સંસદસભ્યની ચુંટણી નથી પરંતુ દેશને નવી ઉંચાઈ પર લઈ જવાની ચુંટણી છે સરકારની વિકાસ યોજનાઓ અંગે શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો બાદમાં શ્રી મોદીએ મધ્યપ્રદેશના ખંડવામાં જાહેરસભા યોજી હતી ભાજપ પ્રમુખ અમીત શાહે હીમાચલ પ્રદેશમાં પ્રચાર કર્યો હતો ઉત્તરપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બરે રોબર્ટ ગંજ અંદૌલી અને સાલેમપુરમાં ચુંટણી સભા સંબોધી હતી વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે આજે મહારાજગંજમાં પ્રચાર કર્યો હતો

બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીએ પંંજાબમાં શહીદ ભગતસિંહનગરમાં સભા યોજી હતી

નવી દિલ્હીમાં મતદાન કર્યા પછી તેમણે મીડીયા સાથેની વાતયીતમાં જણાવ્યું કે તેમના પક્ષનો ચૂંટણી અભિયાન પ્રેમ જેવા મૂલ્ય પર આધારિત છે તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ દ્વારા નફરતનો ઉપયોગ કરવાનો આરોપ મુક્યો હતો

પક્ષના મહામંત્રી સીતારામ યેચુરીએ આક્ષેપ કર્યો હતો કે મતદાતાઓને આકર્ષવા માટે બાલાકોટ હવાઈ હુમલા અંગે પણ ઉલ્લેખ કર્યો હતો અને હ્મલાની સંવેદનશીલ માહિતી પણ આપી હતી શ્રી યેયુરીએ કહયું કે આનો રેકોર્ડ રાખીને કાર્યવાહી થવી જાઈએ લશ્કરી દળો કોઈ એક પક્ષ માટે કામ કરતા નથી એટલે આ પ્રકારનો ખોટો દાવો યોગ્ય નથી તેમણે શ્રી મોદીના ઈન્ટરવ્યુને ચુંટણી આચાર સંહિતાનો ભંગ ગણાવ્યો હતો

વન મંત્રી પરીમલ સુકલવૈદ્યે કહયું કે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ છે ગયા શુક્રવારે થયેલી ફિંસાની તપાસના આદેશ અપાયા છે અને જવાબદાર સામે કાર્યવાહી કરાશે

રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષની ઉત્પત્તીના મૂળમાં હિંસાના વિયારો રહ્યા છે વિશ્વમાં આતંકવાદનો વધતો જતો ભય આ વિનાશક લાગણીની અભિવ્યક્તિ છે તે માટે આંતરરાષ્ટ્રીય સમુદાય એકબીજા સાથે હળીમળીને શાંતિ અને ન્યાયપૂર્ણ રીતે સંવાદ દ્વારા કામગીરી કરવી જાઇએ આ કામગીરી કરૂણા અને વિવેક જેવા મુલ્યો પર આધારીત હોવી જાઇએ તેમણે ભગવાન બુદ્ધ દ્વારા આપેલા સિદ્ધાંતોનો અમલ કરી સંઘર્ષને ટાળવા વિવિધ દ્રષ્ટિકોણનો સમાધાન કરવા અને સર્વસંમતિ પ્રાપ્ત કરવા અને વિનાશ સામે લડવાની અપીલ કરી હતી સંઘર્ષ મુક્ત વિશ્વ માટે વૈશ્વિક નેતૃત્વની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો

ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીના વડપણ હેઠળની આંતર મંત્રાલય સમિતિ ગયા સપ્તાહમાં ઓડિશા પર ત્રાટકેલા ફણી વાવાઝોડાના લીધે પાકને થયેલ નુકસાનનો સર્વે કરશે જયારે વીજ વિભાગના સચિવના વડપણ હેઠળની બીજી સમિતી આવતીકાલે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇને થયેલા નુકસાનની માહિતી મેળવશે બંને સમિતિના સભ્યો ઓડિશામાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વિજળી સંદેશાવ્યવહાર અને બેન્ક સેવા સહિત અન્ય સેવાઓ ઝડપથી અને ચોક્કસ સમયમાં ફરીથી શરૂ થાય તે હેતુથી ઓડીશાના અધિકારીઓ સાથે વાતચીત કરશે ઉલ્લેખનીય છે કે ઓડીશા સરકારે વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે સોળસો કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે

ઇસરોના ચાર કેન્દ્રો પર આવતીકાલથી આ તાલીમ કાર્યક્રમ હાથ ધરાશે

કડક સલામતી બંદોબસ્ત વચ્ચે પ્રાર્થના થઈ હતી અને તેમાં પાંખી હાજરી હતી સલામતીના કારણોસર બે રવિવાર માટે પ્રાર્થના સભા મોકુફ રાખી હતી કેથલિક શાળાઓ હજી શરૂ થઈ નથી અને તે સલામતીની ખાતરી બાદ ગુરૂવારથી શરૂ થાય તેવી આશા છે દરમિયાન સલામતિ દળોએ શ્રીલંકામાં શંકાસ્પદ સ્થળો પર દરોડા યાલુ રાખ્યા છે